ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિદેશમંત્રી એસ જયશંકર તેમજ મંત્રીઓ મહાનુભાવો અને આમંત્રિતો સાંજે સાત વાગે પ્રધામંત્રીશ્રીના હસ્તે થનારા આ ઉદઘાટન વેળાએ ઉપસ્થિત રહેશે

ગરવી ગુજરાત ભવન નવી દિલ્હીમાં ગુજરાતીઓને માત્ર આવાસ સુવિધા જ નહિ સાથોસાથ ગૂજરાતના પારંપરિક હસ્તકલા કારીગીરી કસબ ની વસ્તુઓનું પ્રોત્સાહન કેન્દ્ર તેમજ પ્રવાસન અને ઔદ્યોગિક રોકાણ માટેનું પ્લેટફોર્મ પણ પૂરું પાડશે રાજ્ય સરકારે આદિજાતિ વિસ્તારના નાના ખેડ્રતોના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ખેડૂતો હવે ચાર એકર વિસ્તાર ધરાવતા સર્વે નંબરમાં પણ બીજું વિજ જોડાણ પાત્રતા ધરાવતા ખેડૂતો એ આ માટે જરૂરી દસ્તાવેજો સાથે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે આ નિર્ણયથી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આદિજાતિ વિસ્તારોના લાખો ખેડ્રતોને લાભ થશે

આ મુશ્કેલી દૂર કરવા આદિજાતિ વિસ્તાર્રમાં હવે ચાર એકર ક્ષેત્રફળ ધરાવતા સર્વે નંબરોમાં પણ બીજૂં વિજ જોડાણ અપાશે

મતદાર યાદીમાં મતદારોની ફોટા સહિતની વિગતોમાં સુધારો કરવા અવસાન પામેલ તથા સ્થળાંતરિત થયેલાં મતદારોના નામ મતદાર યાદીમાંથી દુર કરવા તેમજ તમામ મતદારોની વસ્તી વિષયક વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરવા ભારતના ચ્રંટણી પંચ દ્વારા ગુજરાતભરમાં મતદાર ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ થયો છે મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ એસ મુરલીક્રિષ્ણા એ જણાવાયું છે આ કાર્યક્રમ દરમ્યાન મતદાર તરીકેની પોતાની તથા પોતાના કુટુંબના અન્ય સભ્યોની વિગતોની ચકાસણી અને પ્રમાણિકરણ કરી શકશે ચુંટણી પંચ ધ્વારા દેશવ્યાપી મતદાર યાદી ચકાસણી કાર્યક્રમ જાહેર કરાયો છે

આ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક પરીવારમાં એક મતદાતાને યુઝરનેમ અને પાસવર્ડ અપાશે તે ધ્વારા મતદાતા નોંધણી કરીને દસ્તાવેજો અપલોડ કરી શકાશે આ માહિતી તાલુકા મતદાન અધિકારીની કચેરી દ્વારા ચકાસવામાં આવશે

તે ઓન લાઈન અને ઓફ લાઈન પણ શકય બનશે

આ સાથે જ મીટર પણ લગાવવામાં આવશે

આ વર્ષે રાજયમાં સાર્વત્રીક વરસાદ થતા તળાવો નદીને જનભાગીદારીથી ઊંડા કરવાની કામગીરી કરવામાં આવી હતી

કોંગ્રેસના દિગ્વિજય સિંહના ભાજપ અને આર એસ એસ

એ

પાસેથી પૈસા લે છે તેવા નિવેદન સામે ભાજપના પ્રદેશ પ્રવક્તા શ્રી ભરત પંડ્યાએ તીવ્ર પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસના આ નેતાઓ આરે સ એસ અને દેશને બદનામ કરી રહ્યા છે શ્રી પંડ્યા એ જણાવ્યું હતું કે આર એસ એસ વિચારો અને કાર્યોમાં માત્ર લોકસેવા અને દેશહિત સર્વોપરી હોય છે

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે ભગવાન ગણેશજીના મંદિરો તેમજ ગણેશ પંડાલો વિવિધ ફૂલો રોશનીથી શણગારાયા છે આજે વહેલી સવારથી ભક્તો અબીલ ગુલાલ ઢોલ નગારા સાથે ભગવાન ગણેશજીની ગણેશ પંડાલોમાં વિધિવત સ્થાપના કરાવશે

ક્ષમાપના પર્વ સંવત્સરી નિમિત્તે જૈન સંઘોના ઉપાશ્રયોમાં સાધુ ભગવંતો દ્વારા બારસાસૂત્રનું વાચન કરવામાં આવશે ત્યારબાદ પૌષધ સાંવસ્તરિક પ્રતિક્રમણ થશે સાંવત્સરિક પ્રતિક્રમણ બાદ હૃદયપૂર્વક એકબીજાને મિચ્છા મિ દ્વક્કડમ્ પાઠવાશે સ્થાનકવાસી જૈન સમાજ અને તેરાપંથ જૈન સમાજની સંવત્સરી મંગળવારે છે દિગમ્બર જૈન સમાજના દશ લક્ષણ પર્વનો ત્રીજી સપ્ટેમ્બરથી પ્રારંભ થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જૈન અને જૈનેતર નાગરિક ભાઈ બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે મિચ્છામી દ્વક્કડમ્ પાઠવ્યા છે શ્રી રૂપાણીએ પર્યુષણ મહાપર્વને ક્ષમાપનાનો પર્વ ગણાવતા જણાવ્યું છે કે ક્ષમા કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિદ્ધાંતોને આત્મસાત કરનારૂ પર્યુષણ સામાજિક સમરસના અને માનવતાની શાંતિઓને વદુ પ્રગાઢ બનાવાશે પાંચાળની લોકસંસ્કૃતિને ઉજાગર કરતા જગ વિખ્યાત તરણેતરના લોકમેળાનો ગઈકાલથી શુભારંભ થયો છે તરણેતરના મેળામાં આજે ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે પાળિયાદના ગાદિપતિ મહંત દ્વારા બાવન ગજની ધજા ચડાવવામાં આવશે

પાણી પુરવઠા ગ્રામ ગૃહ નિર્માણ અને પશુપાલન મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ત્રિનેત્રેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી તરણેતરના લોકમેળાને ખુલ્લો મુકયો હતો તરણેતર લોકમેળાને ખુલ્લો મુકયા બાદ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લાના આ પાંચાળ પ્રદેશમાં યોજાતા તરણેતરના લોકમેળામાં પ્રતિવર્ષ માત્ર ગુજરાતમાંથી જ નહી પરંતુ દેશ વિદેશથી અનેક શ્રધ્ધાળુંઓ આવે છે

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આ મેળામાં આવતા લોકોને રાજય સરકારની યોજનાઓની જાણકારી મળી રહે અને તેમનામાં જાગૃતિ આવે તે માટે સરકારના વિવિધ વિભાગો દ્વારા અહિ પ્રદર્શનો પણ ગોઠવવામાં આવ્યા છે ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય અમદાવાદ દ્વારા તરણેતરના લોકમેળામાં પ્રદર્શન સાથે લોકસંપર્ક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

થોડા દિવસના વિરામ બાદ મેઘરાજા ફરી મહેરબાન થયા છે સતત ઉકળાટ અને ગરમીના પગલે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં વ્યાપક વરસાદ નોંધાયો છે બનાસકાંઠાના લાખલીમાં ત્રણ ઇંચ પોરબંદરમાં પાંચ ઇંચ છોટા ઉદેપુરમાં ત્રણ ઇંચ માળિયામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે મહીસાગર જીલ્લામાં ગઈસમી સાંજે પડેલા વરસાદ ના કારણે કડાણા અને ભાદર ડેમ માં પાણી ની આવક વધી છે બજાજ સાગર ડેમ પણ પાણી ની આવક ને લઈ ઉપરવાસમાંથી પાણીની આવક થતા કડાણા ડેમમાંથી પાણી છોડાયું છે

અરવલ્લી જિલ્લામાં બીજા દિવસે પણ મોડાસા તાલુકાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો મોડાસા તાલુકાના દધાલિયા વરથુ મરડિયા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા

જયારે લીલીયા અને લાઠીમા પણ અડધો ઇંચ વરસાદ થયો હતો અમરેલી બાબરા તથા આસપાસના વિસ્તારમા ઝાપટાઓ વરસ્યા હતા દામનગરના ગ્રામ્ય વિસ્તારમા બે ઇંચ વરસાદ ખાબકયો હતો